મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરમાં રાજ્ય સરકારના શ્રમ રોજગાર વિભાગના ઉપક્રમે વિશ્વકર્મા જયંતિએ શ્રમ પુરસ્કારો અર્પણ કરવાના સમારોહમાં સંબોધન કરી રહ્યાં હતાં મુખ્યમંત્રીએ ગુજરાતને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવામાં શ્રમિકોની સમજણ પરિશ્રમ અને મહેનતને પાયારૂપ કહ્યા છે

મુખ્યમંત્રીશ્રીએ જમ્મુ કશ્મિરના પુલવામા થયેલા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કેદેશની એકતા અખંડિતતાને તોડવા માંગનારા તત્વો સામે આખો દેશ એક થઈને મુકાબલો કરશે લડત આપશે

રાજ્યપાલ શ્રી ઓ

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારી અને ભારત સરકારના માનવ સંપદા અને તાલીમ વિભાગના અધિક સચિવ કે શ્રીનિવાસે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સ્થાપના અને વિકાસના ઇતિહાસ પર પ્રકાશ પાડયો હતો તેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટીની વિશેષતાઓ અને અદ્વિતિયતાને વણી લઇનેવિશ્વની આ વિરાટ પ્રતિમાના નિર્માણની કામગીરીની ઝીણવટભરી વિગતો આપી હતી

ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તેમજ શહેરના તમામ એસોસિયેશને આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશના અમર જવાનોને શ્રદ્ધાસુમન અર્પવા આજે ભુજ બંધ રાખવા એલાન અપાયું છે શહેરની તમામ સંસ્થાઓ દ્વારા દુકાનો ઓફિસો હોટલ શાકભાજી લારીઓ તથા તમામ પ્રકારની વેપારી કાર્યવાહી બંધ રાખી દેશભાવના વ્યક્ત કરવા અપીલ કરાઈ છે દરેક એસો

બંને શાળાના શિક્ષકો સહિતના સ્ટાફ તેમજ કોર્ટના કર્મચારીઓએ જવાબદારી ઉઠાવી હતી